અખીલ ભારતીય ફીશરમેન એસો

માછીમાર સમાજના આગેવાનો ઉપસ્થિત રહી મત્સ્યોદ્યોગ નિકાસકારોને મળતી પાંચ ટકા એમ

એસ

આ ઉપરાંત લાઇન ફીશીંગ તથા પર્સીયન નેઇટ ફીશીંગ અને એલ ઇ ડી લાઇટ ફીશીંગ સખ્ત રીતે બંધ કરવા અને આ બેઠકમાં બે મુખ્યમુદાઓમાં પાકીસ્તાનની જેલમાં છેલ્લા ત્રણ વર્ષથી કેદ થયેલા માચ્છીમારોને વ્હેલી તકે મુકત કરાવવા ભારત સરકારને ભલામણ કરવી અને ફીશીંગ બોટોના આધુનિકરણના ડેટાઅપગ્રેડ કરાવવા બાબતની પણ ચર્ચાઓ થયેલ હતી

મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યની નાની નગરપાલિકાઓ પણ ઈ સેવાઓનો વ્યાપ વધુ વિસ્તારી નાગરિક સુવિધા કેન્દ્રી સેવાઓ ઓનલાઇન બનાવે તે સમયની માંગ છે આ સંદર્ભમાં તેમણે કહ્યું કે રાજ્યના શહેરો નગરોને આધુનિક સલામત અને માણવાલાયક રહેવાલાયક બનાવીને ઈ સેવાઓથી ભ્રષ્ટાયારમુકત પારદર્શી વહીવટની નેમ સાકાર થઇ રહી છે મુખ્યમંત્રીએ ડ વર્ગની નાની નગરપાલિકાઓમાં માંડવીએ સિટીઝન સ્માર્ટ કાર્ડની કરેલી આ નવતર પહેલને બિરદાવી હતી

તેમના જરૂરી દસ્તાવેજો જેમાં આધાર કાર્ડ રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટ સાઇઝના ફોટા સહિતની વિગતો પરિવારની સંમતિના આધારે ડિઝીટલ લોકરમાં સુરક્ષિત રાખવામાં આવશે આ સેવાઓનો વિનામૂલ્યે લાભ નાગરિકોને મળવાનો છે

વડોદરા ખાતે ગુજરાત રાજ્યના ઊર્જામંત્રી સૌરભભાઈ પટેલે પત્રકારો સાથેની વાતચીતમાં આ મુજબ જણાવ્યું હતું તેમણે જણાવ્યું કે કેન્ક્ર સરકાર દ્વારા લાગુ કરાયેલા આ કૃષિ સુધારાઓનો એકમાત્ર ઉદ્દેશ દેશના કરોડો ખેડૂતોને સમૃદ્ધ બનાવવાનો તેમની આવક બમણી કરવાનો છે

સૌરભભાઈએ કહ્યું હતું કે કેન્દ્રની ભાજપા સરકાર ખેડૂતો સાથે ખુલ્લા મને વાતયીત કરી દૃષિ સુધારાઓ અંગે રહેલી તમામ શંકાઓને દૂર કરવા તૈયાર છે તેમણે જણાવ્યું હતું કે આજે ખેડૂતોને હાથો બનાવીને કોંગ્રેસ સહિતના વિરોધપક્ષો ખેડૂતોને ભ્રમિત કરી નિમ્નસ્તરનું રાજકરણ કરી રહ્યાં છે ખેડૂતોનું અહિત કરી રહ્યા છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે ગુજરાત અને દેશના અન્ય રાજ્યના કિસાનો ખેડૂતવિરોધી તત્વોના ભ્રામક અપપ્રચારમાં આવશે નહિ પાઇલટ તાલીમ રાજકોટમાં વિમાની પાઇલટ બનવા તાલીમ આપવા માટે એક કેન્દ્ર શરૂ કરવાની દરખાસ્ત મુકાઈ છે અને આ ક્ષેત્રે આગળ વધવા રાજ્ય સરકારની મદદ માગવામાં આવી છે એરોડ્રામ એડવાઇઝરી કમિટિની બેઠક મળી હતી જેમાં આ મુદ્દે ચર્ચા બાદ રાજકોટમાં પાઇલટ ટ્રેનિંગ સેન્ટર સ્થાપવાની દરખાસ્ત કરાઈ હતી હાલમાં પાયલોટ બનવા ઇચ્છતા યુવાનોને ગુજરાતની બહાર અન્ય રાજ્યમાં તાલીમ લેવા જવું પડે છે રાજ્ય સરકાર સહાય કરે તો રન વે લેન્ડ ઇન્સ્ટ્રમેન્ટ્સ વાપરવા દેવા એરપોર્ટ ઓથોરિટી છૂટ આપે અને એર ટ્રાફિક કંટ્રોલ ઓફિસની સેવા પણ મળી રહે તેમ છે

તેઓ હાલ સુરત ખાતે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં ડાયરેકટર તરીકે ફરજ બજાવી રહ્યા છે